પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ કહ્યુ છે કે રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિક શાળાના કર્મચારીઓ શિક્ષકોને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે

તૈયારી માટે ડ્રાય રન યોજવામાં આવી રહ્યુ છે

વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે રાજ્યના ધરતીપુત્રોને દિવસે વીજળી આપી દિવસે કામ રાત્રે વિશ્રામની નેમ આ યોજના સાકાર કરશે

આ પ્રસંગે ઉર્જા મંત્રીશ્રી સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે અત્યારની સરકારમાં ઉર્જા વિભાગે ખેડૂતોની ચિંતા કરીને ખર્ચ ઘટે અને આવક વઘે તેવા બહ્આયામી પ્રયત્નો કરીને તેમનું જીવનધોરણ ઉયું લાવવા અથાગ પ્રયત્નો કર્યા છે

હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્યત્તર માધ્યમિક શાળાના શિક્ષક કર્મચારીને વર્ગ શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે

સરકારી માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ટાટ પરીક્ષા લાયકાત પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય આ નિર્ણય કરાયો છે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોઈ

સી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

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેજેન્ટ ડૉ

વી મોદી કહે છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના સહયોગથી અમારા જ્રના ટ્રોમાં સેન્ટર ખાતે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યુ હતુ

રાજ્ય સરકારના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ ડૉ

મોદીએ ઉમેર્યુ હતુ તાપી જીલ્લામાં પાંચ જગ્યાએ ડ્રાય રન યોજાયુ હતુ જેમાં વ્યારામાં ત્રણ અને સોનગઢ અને ઉચ્છલમાં એક એક સ્થળે ડ્રાય રન યોજાઇ છે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીની હાજરીમાં કોરોનાની ડ્રાય રન યોજાઇ જેમા કોવિડ રસીકરણ બાદ કોઇ વ્યકિતને આડઅસર થાય તો કેવા પ્રકારની પ્રાથમિક સારવાર કરવી તે અંગે આરોગ્ય અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા જામનગર જિલ્લા કોરોનાની ડ્રાય રન લાખાબાવળ ફલ્લા જાબુંડા સિકકા અને વિજરખી તેમજ જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ હોસ્પિટલમાં યોજાઇ હતી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ડ્રાય રનનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ રાજપીપળાની જૂની સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીની ડ્રાય રન યોજાઇ હતી

ડ્રાય રન અંતર્ગત રસીકરણના આયોજન અમલીકરણ અને રિર્પોટીંગની પ્રક્રિયા વચ્ચેના જોડાણોનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ ડાંગ જીલ્લામાં આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુબીર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વધઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાકરતાળ ખાતે ડ્રાય રન યોજાયુ હતુ આ ઉપરાંત આજે ગીરસોમનાથ સુરેન્દ્રનગર રાજકોટ મહેસાણા કચ્છ અને મોરબી સાબરકાંઠા છોટા ઉદપુર વડોદરા પંચમહાલ ભાવનગર જિલ્લાઓમાં પણ કોરોના અંગે ડ્રાથ રન યોજાવામાં આવી છે

પાટીલની ઉપસ્થિતીમાં પ્રદેશ મીડીયા વિભાગની બેઠક યોજાઈ હતી ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી

પાટીલે મીડીયા તેમજ સોશીયલ મીડીયાનાં માધ્યમથી ભાજપ સરકારે કરેલી કામગીરી ગ્રાઉન્ડ લેવલે વધુમાં વધુ પહોંચે તે અંગે ભાર મૂક્યો હતો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં અનુસંધાને યોજાયેલી આ બેઠકમાં ભાજપનાં પ્રદેશ પ્રવક્તાં ડો ભરત ડાંગરે જણાવ્યું હતું કે લોકશાહીમાં મીડીયાનું અનોખું મહત્વ છે હવામાન સૌરાષ્ટ્ર કચ્છ માં શીત લહેર ની આગાહી હવામાન ખાતા એ કરી છે

આ અંગે વધુ માહિતી આપતા પી

એલના અધિક્ષક શ્રી એસ